પ્રાદેશિક સમાચાર અમિતા વાંઝા વાંચે છે

સત્રનો પહેલો દિવસ શાસક અને વિરોધ પક્ષ વચ્ચે ગૃહની અંદર અને બહાર ઘર્ષણભર્યો રહ્યો હતો એક તરફ ભાજપ સરકાર સામે જનતાના પ્રશ્નોને વાયા આપવાના નામે કોંગ્રેસ રેલી કાઢી પોલિસ પગલું વહોરી લીધું હતું તો બીજી બાજુ વડગામ ના ધારાસભ્ય જિઝ્નેશ મેવાણીને ગૃહ માં ગેરવર્તણૂક બદલ ત્રણ દિવસ માટે સસ્પેંડ કરાયા છે બંધારણ દિવસ ની ઉજવણી સંદર્ભ માં નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલ ગૃહ માં બોલી રહ્યા હતા ત્યારે તેમને અટકાવવા માટે ગેરવર્તણૂક કરનાર ધારાસભ્ય જિઝ્નેશ મેવાણીને બહાર મોકલવા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી એ માર્શલ બોલાવ્યા હતા અને ત્યારબાદ ત્રણ દિવસ માટે સસ્પેન્ડ કરતો હુકમ કર્યો હતો સત્ર ની પહેલી બેઠકની શરૂઆત દિવંગત સભ્યો ને શ્રદ્ધાંજલી સાથે થઈ હતી વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ વિરોધ પક્ષ ના નેતા પરેશ ધાનાણી સહિત સૌ ધારાસભ્યોએ દિવંગત ને ભાવાંજલિ આપી હતી વિધાનસભા ગુજરાત વિધાનસભા ખાતે બંધારણ દિવસ અંગે મુખ્યમંત્રી વિજય રુપાણીએ પ્રસ્તાવ રજુ કર્યો હતો અને પ્રસ્તાવ પર ગૃહમાં ચર્ચા હાથ ધરાઇ હતી

મુખ્યમંત્રી વિજય રુપાણીએ ભારતના સંવિધાનની વિશેષતાઓનો ગૃહમાં ઉલ્લેખ કર્યો હતો તેમજ જણાવ્યું હતું કે વિશ્વનું કોઇ બંધારણ ભારતના બંધારણ જેટલું વ્યાપક નથી બંધારણના ઘડવૈયાઓએ તેને ખંતપૂર્વક બનાવ્યું છે સંવિધાન દિવસની ઉજવણી અંગેના પ્રસ્તાવની ચર્ચામાં ભાગ લેતા નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે વિશ્વના સૌથી શ્રેષ્ઠ ભારતીય બંધારણે વિવિધતામાં એકતા અને અખંડિતતા તથા હક્કો અને ફરજો આપ્યા છે જે વારસો આપનારી પેઢીને આપવોએ આપણા સૌની નૈતિક ફરજ છે નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યું કે હાલના પ્રધાનમંત્રી અને તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રમોદીએ સુરેન્દ્રનગર ખાતે હાથીની અંબાડી પર પવિત્ર બંધારણ ગ્રંથની ગૌરવયાત્રા કાઢી હતી અને પ્રધાનમંત્રી બન્યા બાદ મુંબઇ ખાતે ડો

મુખ્યમંત્રી શ્રી દ્વારા ગૃહમાં લાવવામાં આવેલા પ્રસ્તાવને ગૃહરાજ્યમંત્રીએ સમર્થન આપ્યું હતું

ઇ વિઘેયક ગુજરાત વિધાનસભામાં ગઇકાલે સુક્ષ્મ લઘુ તથા મધ્યમ ઉદ્યોગ સાહસો વિઘેયક બફમતીથી પસાર કરવામાં આવ્યું વિધાનસભામાં આ વિધેયક રજુ કરતા ઉર્જા મંત્રી સૌરભપટેલે જણાવ્યું કે રાજ્યમાં સુક્ષ્મ લધુ તથા મધ્યમ ઉદ્યોગ ક્ષેત્રમાં વધુમાં વધુ રોજગાર નિર્માણ થાય તે માટે રાજ્યસરકાર પ્રતિબધ્ધ છે આ નવા વિઘેયક દ્વારા એમ

એકમોની સ્થાપના તથા સંચાલન માટે જરુરી વિવિધ મંજુરીઓ લેવામાં ત્રણ વર્ષ સુધી રાહત અપાશે

એકમોની સ્થાપનામાં સહાય અને સહયોગ પૂરા પાડવા રાજ્ય કક્ષાએ નોડલ એજન્સી કાર્યરત થશે

એકમ સ્થાપવા માંગતા વ્યક્તિ કે ઉદ્યોગકારે નિયત નમૂના અને પધ્ધતિ મુજબ રાજ્યકક્ષાની નોડલ એજન્સી સમક્ષ ઉદ્યોગ એકમ સ્થાપવા અંગેનું ડેકલરેશન ઓફ ઇન્ટેટ રજુ કરવાનું રહેશે આવી અરજી મબ્યેથી સ્ટેટ લેવલ નોડલ એજન્સી દ્વારા ઓનલાઇન એકનોલેજમેન્ટ સર્ટીફિકેટ આપશે

વિધાનસભા પ્રશ્નોત્તરી ગુફ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ વિધાનસભામાં ગઇકાલે જણાવ્યું હતું કે વાહનોથી થતા માર્ગ અકસ્માતથી માનવ મૃત્યુ ઘટે એ માટે રાજ્ય સરકાર કટિબધ્ધ છે અને માનવીના જીવ બચે તેવા સૂચન માટે પોલીસ આર ટી ઓ અને માર્ગ મકાન વિભાગની સંયુક્ત ટીમો કાર્યરત છે

આ ટીમ દ્વારા અકસ્માતના મુખ્ય કારણો જેવા કે માનવ ભુલ વાહનની યાંત્રિક ખામી રોડ ડીઝાઇનની ખામી કે અન્ય કારણો અંગે વૈજ્ઞાનિક ઢબે એનાલીસીસ કરી અકસ્માત થવાના તારણોનો અહેવાલ તૈયાર કરવામાં આવે છે ખનીજની હેરફેર થી તૂટેલા સડક માર્ગની જાળવણી અને સમારકામ વિષે વિધાનસભા ગૃહમાં પ્રશ્ન પૂછાયો હતો જેનો જવાબ આપતા ઊર્જા મંત્રી સૌરભભાઇ પટેલે જણાવ્યુ હતું કે છેલ્લા બે વર્ષમાં ખનીજ પરિવહનથી અસરગ્રસ્ત માર્ગોની જાળવણી માટે રાજ્ય સરકારે સુરતમાં રૂ

વિધેયક અંગે કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ જણાવ્યુ કે શીપ રીસાઈકલીંગ ઉદ્યોગમાં હવેથી પર્યાવરણને નુકસાન ન પહોંચે અને શ્રમિકોના જીવ ન જોખમાય એ મુજબ કામ થશે આ બિલ પાસ થવાની સીધી અસરો ભારતીય દરિયાઈ ક્ષેત્રમાં અને દરિયા કિનારા સાથેના સંલગ્ન બિઝનેસ પર હકારાત્મક સ્વરૂપે થશે શ્રી માંડવિયાએ વધુમાં જણાવ્યુ હતું કે આ બિલ પાસ થવાની સાથે વિશ્વભરના વધુને વધુ જહાજો ભારતના દરિયાઈ ક્ષેત્રમાં રીસાઈકલીંગ યાર્ડમાં રીસાઈકલીંગ માટે આવશે અને રોજગારીની નવી તકો ઉભી થશે ભારતના દરેક દરિયાઈક્ષેત્રમાં અને ખાસ કરીને ગુજરાતના અલંગક્ષેત્રમાં વધુમાં વધુ રીસાઈકલીંગ પ્લોટ વિકસશે હવે પછી ભારતમાં રીસાઈકલીંગ માટે આવતા જહાજો પાસે રીસાઈકલીંગ પ્રક્રિયાનો ભાગ બનતા પહેલાં હોંગકોંગ કન્વેન્શનના ધોરણ મુજબ રીસાઈકલીંગ માટે તૈયાર એવું પ્રમાણપત્ર હોવું જરૂરી છે

જેના કારણે દૂધનો ભાવ પ્રતિ કિલો ફેટ રૂ

અમૂલડેરીના ચેરમેન રામસિંહ પરમારે જણાવ્યું હતું કે ચાલુ વર્ષે ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં થયેલા કમોસમી વરસાદના પગલે ઘાસયારાને વ્યાપક નુકશાન થયું છે જેના પગલે દૂધ ઉત્પાદકોને પડતી મુશકેલીઓને ધ્યાને લઇને પ્રથમવાર શિયાળામાં ભેંસના દૂધના ખરીદભાવમાં વધારો કરવામાં આવ્યો છે

આદમખોર દીપડો અમરેલી ના બગસરા પંથક ના મોટા મૂંજીયાસર ગામ નજીક જીવલેણ હ્મલા કરનાર આદમખોર દીપડા ને પાંજરે પૂરવા કે ઠાર મારવામાં હજુ સુધી જંગલ ખાતા ને સફળતા મળી નથી પરંતુ તેનું લોકેશન મળી ગયું છે

હવામાન રાજ્યમાં આગામી બે દિવસ દરમ્યાન ઠંડીથી રાહત મળે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે

રાજીવ ગાંધી સ્ટેડિયમ ખાતે યોજાયેલી મેચમાં ગુજરાતે ટોસ જીતીને હૈદરાબાદની ટીમે બેટીંગ કરી હતી

પરંતુ સુમંથ કોલ્લાએ એક છેડે લડત આપી હતી